નવા કેસોની સંખ્યામાં ઘટાડો અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભૂમિપૂજનને લઈને રાજ્યમાં પણ નાના ગામના રામજીમંદિરથી લઈ સુવિખ્યાત રામમંદિરોમાં આજે વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરાયું છે વિશ્વહિન્દુ પરિષદ અને બીજી અનેક ધાર્મિક સંસ્થાઓએ આજે સાંજે ઘરે ઘરે પાંચ દિવા પ્રગટાવી રામજન્મભૂમિ ખાતેના શિલાન્યાસની ઉજવણી કરવા સૌને આહ્વાન કર્યું છે શ્રી રામમંદિર ભૂમિપૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું હોવાની સાથે મંદિરના નિર્માણમાં રાજ્યના સોમપુરા પરિવારનું માર્ગદર્શન અનેક મંદિરોની પવિત્ર માટી અને નદીઓના જળ દ્વારા અભિષેક થવાનો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં રામ મંદીર નિર્માણના ભૂમિપુજનમાં ભાગ લેશે તેઓ શિલાન્યાસની તકતીનું અનાવરણ કરશે તથા શ્રીરામ જન્મભૂમિ મંદીર પર સ્મારક ટપાલ ટીકીટ જારી કરશે

શ્રી મોદી પહેલા હનુમાનગઢી મંદીરના દર્શન કરશે પછી તેઓ શ્રીરામ જન્મભૂમિમાં રામલલ્લાની પુજા કરશે ત્યારબાદ ભૂમિપુજનની વીધીનું સમાપન કરાશે

શ્રીરામ રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિશ્વભરના રામભકતોને આ પાવન અવસરે તમામ ગામ શહેરોમાં ભજન કિર્તન અને પ્રસાદ વિતરણનું આયોજન કરવા અપીલ કરી છે જો કે કોરોના સંક્રમણના પગલે જરૂરી સાવચેતી લેવા અનુરોધ કર્યો છે આ અપીલ બાદ રાજયભરમાં લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવી સહાય છે અયોધ્યામાં વિરોધ દીપોત્સવનું આયોજન કરાયું છે અયોધ્યાની ગલીઓ તથા સરખુ નદીના ઘાટ પર હજારો દીવા પ્રગટાવાશે વિશેષ રંગોળીઓ તથા રામાયણ પ્રસંગોથી શોભતી રંગ બેરંગી દિવાલો પ્રધાનમંત્રીના સ્વાગત માટે ઉત્સુક છે

આમાંથી એક ઇંટ એક કિલોની અને બે ઇંટો અઢીસો અઢીસો ગ્રામની છે આ ઇંટો લઈને હિન્દુ આચાર્ય સભાના પ્રતિનિધિ તરીકે એસ

ગુરૂક્રળ મંદિરના વડા માધવપ્રિય સ્વામી અયોધ્યા ગયા છે

સમગ્ર દેશ આજે અયોધ્યાના રામ ની જન્મભૂમિના ભૂમિપૂજનને લઈને ભક્તિમય બન્યો છે ત્યારે સુરત ખાતે પણ રામ જન્મભૂમિ શિલાન્યાસ ને લઈ રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મબ્યો છે સુરતના રામ ભક્તો દ્વારા વિવિધ પ્રોગ્રામો સહિત રામ મંદિરોને સજાવવામાં આવ્યા છે જેમાં વરાછા ખાતે માનગઢ ચોક ને શણગારવામાં આવ્યો છે તો બીજી તરફ સુરતના રામભક્તો ધ્વારા અઢી કિલો ચાંદી અર્પણ કરવામાં આવી છે સુરતના પલસાણા ના રામ ભક્ત સ્વ

આ અઢી કિલો ચાંદી રામ મંદિર ટ્રસ્ટ ને અર્પણ કરવામાં આવશે બંગાળ ના ઉપસાગર માં હળવા દબાણ નો પદ્દો સર્જાતા સૌરાષ્ટ્ર ના દરિયાકિનારા ના વિસ્તારો માં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે સમગ્ર ગુજરાત માં આગામી ત્રણ દિવસ દરમ્યાન સારો વરસાદ પાડવાની આગાઠી હવામાન ખાતા એ આપી છે તો દક્ષિણ ગુજરાત માં આગામી બે દિવસ દરમ્યાન અતિ ભારે વરસાદ ની આગાહી છે અમરેલી જુનાગઢ અને ગિરસોમનાથ જિલ્લા માં ભારે વરસાદ ને પગલે અનેક નદીઓ માં પૂરની સ્થિતિ ઊભી થઈ હોવાના અહેવાલ છે ગિરનાર પર્વત માથી નીકળતી સોનરખ નદી માં પૂર આવતા એક યુવાન તણાથો હતો જેને ફાયર બ્રિગેડ ની ટીમે દિલધડક ઓપરેશન માં બયાવી લીધો હતો અમરેલી જીલ્લા યલાળામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં ખરી નદી માં પૂર આવ્યું છે સ્થઆનિક નદીઓ અને ગામના બજારોમાં પાણી ધૂસી ગયા છે કેટલાક પશુઓ પણ તણાયા છે વેરાવળ માંગરોળ અને કોડીનાર સાથોસાથ બગસરા ખાંભા અને ગીર જંગલ ના વિસ્તાર માં ભારે વરસાદને પગલે ખેતરો માં પાણી ભરાઈ ગયા છે ઉના અને ગીર ગઢડા માં મધ્યમ વરસાદ છે તો વેરાવળ ના ગ્રામ્ય પંથક માં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે અમરેલી જિલ્લા નો ધતરવડી ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે વાવડી ગામ બેટમા ફેરવાયુ છે

સોમનાથ જુનાગઢ ધોરીમાર્ગ ઉપર ભાલપરા ગામ નજીક પાણી ભરતા એક તરફ નો માર્ગ વાહન માટે બંધ કરવો પડ્યો છે તાલાલા ના મધુપુર ગામે પણ સરસ્વતી નદી માં ઘોડાપૂર આવ્યું હોવાના અહેવાલ છે તો ગીર થી વહેતી દેવકા નદી માં પણ પાણી ની ભારે આવક નોંધાઈ છે મોરબીમાં અસહ્ય ઉકળાટ બાદ વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત મળી છે તો ખેડૂતો ખુશ થયા છે ગઢડા તાલુકાના ગ્રામીણ વિસ્તારાં બે દિવસના વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે પાકને જીવનદાન મળતા ખેડૂતો ખુશ થયા છે તો બોટાદ અને આજુબાજુના વિસ્તારોમાં પણ હળવા વરસાદના ઝાપટા થયા છે

રાજ્યમાં પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે

વી પી હોસ્પિટલમાં વારાફરથી કાર્યરત છે

વી પી

અખંડાનંદ આયુર્વેદ કોલેજ ખાતે ઓ

પણ સતત કાર્યરત રહી છે

કોલેજ દ્વારા શહેરના તમામ વોર્ડમાં આયુર્વેદીક ઔષધિ વિતરણ કરવામાં આવ્યું છે

આ ઉપરાંત શહેરના વિવિધ ખાનગી જાહેર સંસ્થાઓના કર્મચારીઓને પણ ઔષધી ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે અખંડાનંદ આયુર્વેદિક કોલેજના પ્રધાન આયુર્વેદાયાર્થ ડૉ હર્ષિત શાહ જણાવે છે કે આયુર્વેદમાં માંદા શરીરને સાજા કરવાની ઉપચાર પધ્ધતિઓની સાથે સાથે શરીરને નિત્ય નિરોગી રાખવાનું વિજ્ઞાન પણ છે શરીરમાં રોગ પ્રવેશે જ નહીં અને પ્રવેશે તો તેનો યોગ્ય પ્રતિકાર થાય તે મુજબ આહાર વિહાર આયુર્વેદ શિખવે છે આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે

તેના લીધે હિંડોરણા વડ ઉંચેયા સહિતના ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી હતી અમરેલી જિલ્લાના બાબરા પંથકના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી લઈને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેને લઈને સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યુ છે સાવરકુંડલાના થોરડી ગામે પૂરનું પાણી ગામમાં ધૂસી ગયું હતું પાણીના ધસમસતાના પ્રવાહમાં ભેંસ તણાઇ હતી જો કે સ્થાનિકોએ તણાતી ભેંસને બચાવી લીધી હતી

ખાંભા ઉના સ્ટેટ હાઈવે પર આવેલ યતુરી ગામના પાટીયા પાસે વરસાદ પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ભારે વરસાદને પગલે લાઠીના જરખીયા ખાતે આવેલ જરખડી નદીમાં પૂરમાં આવતા ખોડિયાર મંદિર નજીક આવેલા બેઠલા પુલ પરથી એક કાર તણાઇ હતી જો કે સ્થાનિકોએ રેસ્ક્યુ કરી કારમાં સવાર યાર લોકોને બયાવી લીધા હતાં લોકોએ કારને પણ દોરડા વડે પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી હતી

ગત અઠવાડિયાના વરસાદના વીરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા ગયા હતા